મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી રાજ્ય થોગ બોર્ડની બેઠકમાં વિશ્વ થોગ દિવસની ઉજવણીના આયોજન સંબંધે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો શિક્ષણમંત્રી રમત ગમત રાજ્યમંત્રી શિક્ષણ રાજ્યમંત્રી યોગ બોર્ડના અધ્યક્ષ સહિત બોર્ડના સભ્યો આ બેઠકમાં જોડાયા હતા મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં કહ્યું કે કોરોના સંક્રમણથી બચવા રોગપ્રતિકારક શકિત વધારવી આવશ્યક છે

ઉપરાંત કચ્છની રણ સરહદે સલામતી અને નાગરિક સુરક્ષા અંગેની વિગતો અપાઈ હતી તેમણે સાંજે નારાયણ સરોવર કોટેશ્વરના દર્શન કર્યા હતા ઉલ્લેખનીય છે કે બીએસેફના ડીજીની કચ્છની મુલાકાત વ્યુહાત્મક દ્રષ્ટીએ અતિ મહત્વની જોવાઈ રહી છે

આ બંને કેસોમાં કોરોનાનોન ચેપ ક્યાંથી લાગ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે

જનરલ હોસ્પિટલમાં રોજ બ રોજ વિવિધ રોગોની સારવાર માટે ઓપીડીમાં આવતાં દર્દીઓની સંખ્યામાં તબક્કાવાર વધારો થવા લાગ્યો છે માર્ચમાં લૉકડાઉન જાહેર થયાં બાદ કોરોનાની એવો ફફડાટ ફેલાયો હતો કે દર્દીઓએ હોસ્પિટલમાં જવાનું જ બંધ કરી દીધું હતું

તેમાં હવે તબક્કાવાર દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે લૉકડાઉનમાં પણ જી

આ ઉપરાંત હોસ્પિટલમાં નવી ભરતી બહાર જવા ઈચ્છતા લોકો ચેકઅપ માટે આવતા સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે